આકાશવાણીપરથી આજે પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે દેશની યુવા પેઢી નવકલ્પના અનેસમસ્યાઓના ઉકેલમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે

તેમણે જણાવ્યું કે કમ્પ્યુટરઆધારિત રમતો અને રમકડાનું ક્ષેત્ર આત્મનિર્ભર ભારતની ઝુંબેશમાં મહત્વની ભૂમિકાભજવશે

આ બાબતનો ઉલ્લેખકરીને શ્રી મોદીએ કહ્યું કે નવીરાષ્ટ્રીય શિક્ષણ નિતીમાં રમકડાંની બાળકો પર થતી અસર ઉપર ખૂબ જ ધ્યાન આપવામાંઆવ્યું છે

તેમણે પોષણ ઉપર દેખરેખ રાખવા ખાસવ્યક્તિની નિમણુંક કરવા ઉપર તથા પોષણની વિગતો આપતાં ન્યુટ્રીશીયન કાર્ડ બનાવવાનુંસૂચન કર્યું હતું

રાપર તાલુકાના રામવાવ ખેંગારપરકકરવાખાંડેક સહિતના ગ્રામ્યા વિસ્તારોમાં ભારે વરસાદ થતાં નદી નાળા અને નાના મોટા ડેમ તળાવોમાં નવા પાણી આવ્યા છે ખાંડેક થી અમારા સમાચાર મિત્ર કરમશીભાઈ માલીએ તથા ખેંગારપર થી મહાદેવભાઈ આહિરે આકાશવાણીને ફોન ઉપર માહિતી આપતા જણાવ્યુ હતુ કે આજે સવાર થી જ વરસાદ પડી રહ્યો છે અને ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડુતોને ખાસ કરીને તલના પાકમાં ભારે નુકસાની જવાની સંભાવના વ્યક્ત કરી હતી તો પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તાર પચ્છમના નાના દિનારા ગામથી સમાયાર મિત્ર ફજલ અલીમામદ સમાએ ફોન ઉપર માહિતી આપતા જણાવ્યુ હતુ કે ખાવડાકાળો ડુંગર નાના મોટા દિનારાજામ કુનરીયા અંધી સહિતના વિસ્તારોમાં આજે ભારે વરસાદ થી નીયાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ અંધૌ ખાવડા જેવા ડેમો ફરીથી છલકાયા હતા જીલ્લા મથક ભુજમાં પણ આજે બપોરના ત્રણ વાગ્યા પછી આકાશ ઘમઘોર વરસાદી વાદળોથી ઘેરાઈ ગયુ હતું અને ગાજવીજ સાથે સાંત વરસાદ શરૂ થયો હતો જે અત્યાર સુધી વરસી રહ્યો છે